કોઇ દસ્તાવેજો કે બાયોમેટ્રીકની માંગણી કરાશે નહી

આ બજેટ સત્ર ત્રીજી એપ્રીલ સુધી યાલશે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

અધિકારીએ જણાવ્યું હતું કે મોટાભાગના રાજ્યોએ એનપીઆરની જોગવાઇઓને નોટીફાય કરી છે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

રશિયાના પ્રધાનમંત્રી દિમીત્રી મેદવાદેવે પણ રાજીનામું આપ્યુ છે શ્રી મેદવા દેવે શ્રી પુતીનને રાજીનામુ સોપ્યા બાદ શ્રી પુતીને તેમને રાષ્ટ્રીય સલામતી પરીષદના ઉપાધ્યક્ષનો કાર્યભાર સંભાળવાની સુચના આપી હતી સરકારના રાજીનામા બાદ રાષ્ટ્રપ્રમુખ પુતીને રશિયાના વેરા સેવાના વડા મીખાઇલ મીશુસ્તીનને પ્રધાનમંત્રી પદ આપવાની દરખાસ્ત રજુ કરી છે સંસદમાં વાર્ષિક સંબોધન કરતી વખતે મજબુત રાષ્ટ્રપ્રમુખ શાસન પધ્ધતિ જાળવી રાખવાની સાથે સાથે સંસદની સત્તામાં વધારો કરવા બાબતે જનમત લેવાની દરખાસ્ત પણ રજુ કરાઇ છે

ઇંધણની બયત અને પર્યાવરણના રક્ષણના ધ્યેથ સાથે પીસીઆરએ અને તેલ કંપનીઓ સાથે મળીને વિવિધ પ્રવૃતિઓ હાથ ધરશે જેમાં સાયકલ દિવસ સાદા ઉપાયો વડે ઇંધણની બચત કરવાના વિવિધ પગલાં અંગે ગૃહિણીઓ સહિત ઇંઘણ વપરાશકારો માટે પરીસંવાદોનું આયોજન જેવા પગલાં લેવાશે

ઉલ્લેખનીય છે કે આસામ સંધીની છઠ્ઠી કલમની જોગવાઇ મુજબ નિવૃત ન્યાયાધીશ બીપ્લવકુમાર શર્માના વડપણ હેઠળ ગત વર્ષના જુલાઇ માસમાં તેર સભ્યોની એક સમિતિની રચના કરવામાં આવી હતી આ સમિતિ માટે નિર્ધારીત કરેલા કાર્યોમાં આસામી નાગરીકો માટે વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં થોગ્ય સ્તરે અનામત આપવાની જોગવાઇ ચકાસવાની કામગીરીનો પણ સમાવેશ કરાયો છે

રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તા મંડળ એનએચએઆઇ ઘ્વારા કરાયેલી વિનંતીને ધ્યાનમાં લઇને નાગરીકોને તકલીફ ન પડે તે હેતુથી સરકારે આ નિર્ણય લીધો છે

રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વેપાર સમજ઼તી અંગે ટીપ્પણી કરતા જણાવ્યું હતું કે ભવિષ્યના ન્યાયી તથા પરસ્પર ફીત આધારીત વેપાર તરફનું આ મહત્વનું પગલુ ગણાવી શકાય પ્રથમ તબકકાની વેપાર સમજુતીમાં બૌધ્ધિક સંપદા સલામતી અને અમલીકરણ બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોમાં સંતુલન સાધવુ તથા અસરકારક વિવાદ નિવારણ તંત્રનો સમાવેશ કરાયો છે અમેરીકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના નાયબ રાષ્ટ્ર પ્રમુખ લીયુ હે એ આ સમજુતી ઉપર ફસ્તાક્ષર વોશીગ્ટનમાં કર્યા છે જો કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનમાંથી આયાત કરાતી વસ્તુ ઉપર અમેરીકા ધ્વારા લાગુ કરાયેલ ભારે કરવેરા પાછા ખેંચવાનો ઇન્કાર કર્યો છે શ્રી ટ્રમ્પે જણાવ્યું છે કે બંને દેશો વચ્ચે બીજા તબકકાની વેપાર સમજુતી સધાય તો જ તેઓ યીની વસ્તુઓ પર લાદવામાં આવેલા વેરાઓ પાછા ખેંચશે આ વેપાર સમજુતીને શ્રી ટ્રમ્પ માટે મોટો રાજકીય અને રાજદ્વારે વિજય ગણાવવામાં આવે છે

ફાઇનલમાં સુનીલકુમાર અને હંગેરીના વિકટર લોરીસૂઝ વચ્ચે મુકાબલો થશે ભારતના આશુ અને સચીન રાણા પણ કાંસ્ય ચંદ્રક માટેના રાઉન્ડમાં પહોચ્યા છે

ગઇકાલે છઠ્ઠા દિવસે મહારાષ્ટ્ર સૌથી વધુ મેડલ જીતીને પ્રથમ કમાંકે રહ્યું હતું ત્યારબાદ હરીયાણા બીજા ક્રમાંકે અને ઉત્તર પ્રદેશ ત્રીજા કરમાંકે રહયું હતું